આ તબક્કા દરમ્યાન નિષ્પક્ષ અને ન્યાયી મતદાનની ખાતરી કરવા માટે તમામ જરૂરી કાળજી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા માટે મતદાન સાથે વીવીપી પેટનો ઉપયોગ દરેક મતદાન મથક પર કરવામાં આવ્યો હતો

તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસી નેતા હારથી ડરે છે અને તેથી ચૂંટણી પંચ અને ઈવીએમ પર દોષારોપણ કરી રહ્યાં છે

આસામના લોકો વિકાસ અને શાંતિ માટે એનડીએની કટિબદ્વતા પર વિશ્વાસ કરે છે કોકરાજાર ખાતે એક યુંટણી સભાને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભાજપ બોડોલેન્ડ પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર આદિવાસી લોકોના કલ્યાણ માટે કટિબદ્ધ છે

ગયા વર્ષે માર્ચ મહીનાની જી એસ ટી

નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશમા જીએસટીનાં અમલ પછી આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ આવક મળી છે

જે કોવિડ પછીની આર્થિક સ્થિતીમાં થયેલો સુધારો દર્શાવે છે

એક ટ્વિટ સંદેશમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરીને દિલ્હીથી મેરઠ સુધીની મુસાફરીનો સમય ઘટાડવાના વયનને પૂર્ણ કર્યું છે

મુખ્યમંત્રીશ્રીએ ખાનગી બસ સંયાલકોને તેમની સામાજિક જવાબદારી સમજી અને મહિલાઓનું ભાડું ઘટાડવાની વિનંતી કરી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડેને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મુકાયેલા પ્રતિબંધનો સમય આગળ લંબાવ્યો નથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આ એક મોટી રાહત છે

પ્રયોગશાળામાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે

નાં ધારાધોરણો પર ખડું ઉતર્યું છે સંરક્ષણમંત્રી મંત્રી રાજનાથ સિંહ એક ટ્વિટ સંદેશમાં જણાવ્યુ હતું કે આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા માટે દેશને આવા નવતર ઉત્પાદનોને તૈયાર કરવાની તાતી જરૂર છે

આ નવા માળખા હેઠળ ઓનલાઈન નાણાકીય વ્યવહારને માટે અધિકૃત કરવા વધારાના પરિબળને લાવવામાં આવ્યા છે

ટી પી દ્વારા માન્ય કરાવવાની જરૂર છે પરંતુ જો ફરીવાર વ્યવહાર કરે તે પાંચ હજારથી ઓછો હોય તો પણ ગ્રાહકને ચૂકવણી અંગે અગાઉથી એલર્ટ મળશે

કેન્દ્ર સરકારે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને પત્ર લખ્યો છે અને તેમને ગેઝેટેડ રજાઓ સહિત મહિનાના બધા દિવસોમાં કોવિડ રસી આપવાની વ્યવસ્થા યાલુ રાખવા જણાવ્યું છે

નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે લોકોને તાત્કાલિક નોંધણી કરાવી રસીકરણ કરાવવા વિનંતી કરી છે